પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે અમિત શાહ કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહે દેશમાં કોરોનાની સ્થિતિ અંગે રાજયોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપરાજયપાલ તથા વહિવટદારો સાથે બેઠક યોજી હતી

આ સંજોગોમાં લોક ડાઉન આગળ લંબાવવા તથા કેટલીક છૂટછાટ આપવા બાબતે કેન્દ્ર સરકારે વિચારણા કરી હતી કેટલાંક રાજ્યોએ હજીપણ લોક ડાઉન આગળ વધારવાનો અભિપ્રાય આપ્યો હતો

આ બેઠકમાં તેર શહેરોમાં મ્યુનિસિપલ કમીશનરો જિલ્લા મેજીસ્ટ્રેટ તથા સંબંધીત રાજ્યોના અગ્ર સચિવોએ ભાગ લીધો હતો

આ સંદર્ભમાં કોવીડથી અસરગ્રસ્ત મુંબઈ અમદાવાદ જેવા શહેરોમાં લેવાયેલા પગલાંની બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અંદાજે સાડા ચાર લાખ મેટ્રિક ટન દાળનો જથ્થો વિવિધ રાજ્યોમાં પહોંચાડવામાં આવ્યો છે

ઉલ્લેખનીય છે કે વિવિધ દેશોમાં અભ્યાસ વેપાર કે અન્ય હેતુથી ગયેલા અને કોરોનાના લીધે ત્યાં અટવાયેલા ભારતીયોને વંદે ભારત મીશન હેઠળ સ્વદેશ લાવવામાં આવી રહ્યા છે

આ પૈકી નવા તબીબી ઉપકરણો માટે નવી સિવિલ હોસ્પિટલને સાત લાખ અને સુરત મહાનગરપાલિકાને સાત લાખ રૂપિયા અપાયા છે સુજલામ સુફલામ જળ અભિયાન ગાંધીનગર જિલ્લામાં સુજલમ્ સૂફલમ્ જળ અભિયાનની કામગીરી જૂન મહિના સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે

આ અંગે ગાંધીનગર તાલુકા વિકાસ અધિકારી આર આર રાવલે વધુ માહિતી આપી

હોટેલ ઉ દ્યોગ દ્વારા રાજયમાં લાઇસન્સ ધરાવતી અંગ્રેજી શરાબની લીકર શોપ પુનઃ ખોલવા માટે પણ રજૂઆત કરાઇ છે

જે ગુજરાતનાં તમામ આકાશવાણી અને વિવિધ ભારતી એફ એમ કેન્દ્રો પરથી સાંભળી શકાશે

જેમાં કડીના કરણનગરમાં આવેલ હીટાચી કંપનીમાં લેબ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીને તેમજ વિસનગર નૂતન હોસ્પિટલના ડીન કોરોનાની ઝપટમાં આવી ગયા છે

આ સાથે જિલ્લાના પાલિકાઓના ચીફ ઓફિસરોને ઇમરજન્સી સમયે ફાયર ટીમોની મદદે તૈયાર રહેવા જાણ કરવામાં આવી છે હાલમાં તીડના આક્રમણની ચિંતા નથી છતાં પણ તંત્ર હાલમાં એલર્ટમાં છે હવામાન લો પ્રેસર ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોની તીવ્ર ગરમી પછી અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાતા વાતાવરણમાં પલટો આવ્યો છે રાજયમાં ખાસ કરીને ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના દરિયા કાંઠાના વિસ્તારોમાં આજે સવારથી જ વાદળ છાયા વાતાવરણ વચ્ચે હવામાનમાં ફેરફારનો અનુભવ થઈ રહ્યો છે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જુદા જુદા ભાગોમાં આવતીકાલથી આગામી પાંચ દિવસ સુધી ગાજવીજ સાથે હળવો કે છૂટો છવાયો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં ગરમીનો પ્રકોપ યથાવત છે